પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અટલ બિહારી ભુજળ યોજનાનો પ્રારંભ કરાવશે રાષ્ટ્ર આજે પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇની અને પંડિત મદન મોહન માલવીયાની જન્મજયંતી ઉજવી રહયું છે

મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે દેશ સહિત વિશ્વભરમાં આજે ધાર્મિક ફર્ષોલ્લાસ સાથે ક્રિસમસની ઉજવણી થઇ રહી છે

ચેમ્પીયનશીપમાં પાંચ સુવર્ણ ચંદ્રક જીત્યા છે

કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત પંચાયતોના વડપણમાં ભુજળ વ્યવસ્થાપન અને વ્યવહાર પરીવર્તનને પ્રોત્સાહન અપાશે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકાં ગઇકાલે છ હજાર કરોડ રૂપિયાની આ યોજના મંજુર કરાઇ છે માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ગુજરાત હરીયાણા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના તારવી કઢાયેલા વિસ્તારોમાં આગામી પાંચ વર્ષમાં આ યોજનાને અમલી બનાવાશે તેમણે કહયું કે આ યોજનાથી ખેડૂતોની આવકામાં વધારો થશે અટલ ભુજળ યોજનાના બે મુખ્ય ઉદેશ્ય છે એક રાજયોમાં સ્થાયી ભુગર્ભ જળ વ્યવસ્થાપન માટેની સંસથાકીય વ્યવસ્થાઓને મજબુત બનાવવી જેમાં દેખરેખ માળખું સુધારવુ ક્ષમતા નિર્માણ અને જળ વપરાશ સંગઠન મજબુત બનાવવાનો સમાવેશ થાય છે અને બીજુ ભુગર્ભ જળ વ્યવસ્થાપન પ્રણાલીમાં સુધારણા માટે રાજયોને પ્રોત્સાફન આપવુ આ યોજનાથી સુક્ષ્મ સિંચાઇ પાકમાં વિવિધતા જેવા પગલા સાથે ભુગર્ભ જળ સંશોધનોના કાર્યક્ષમ ઉપયોગ પર ભાર મુકાશે આ યોજના ખેડુતોની આવક બમણી કરવાના લક્ષ્યમાં ફાળો અપાશે

તેઓ ત્રણ વખત ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા

ભાજપના સર્વોચ્ય નેતા શ્રી વાજપાઇ તેમની પાછળ સમુધ્ધ વારસો મુકીને ગયા છે જે આવનાર ઘણા વર્ષો સુધી સૌને થાદ રહેશે તેમણે આપેલા વારસામાં આર્થિક નીતીઓ માળખાકીય સુવિધાઓનો નિકાસ ધોરીમાર્ગોનો વિકાસ વગેરેનો સમાવેશ થાય છે તેમના નેતૃત્વ હેઠળ ભારતે સફળતાપુર્વક પોખરણ બે પરમાણુ પરીક્ષણ કર્યુ હતું અને પરમાણુ દેશ તરીકેનો દરજજો પ્રસ્થાપિત કર્યો હતો

માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે વસ્તી ગણતરીમાં સરળતા માટે તે એપ આધારીત ટેકનોલોજીથી કરાશે તેમણે ખાત્રી આપી કે એનપીઆર પ્રક્રિયા દરમિયાન કોઇના પુરાવા દસ્તાવેજ કે બાયોમેદ્રીક લેવાશે નહી અન્ય મહત્વના નિર્ણયમાં મંત્રી મંડળે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસના પદની રચનાને મંજુરી આપી છે ગયા પ્રજાસત્તાક દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં આ પદની જાહેરાત કરી હતી સીડીએસ સંરક્ષણ મંત્રાલય હેઠળના સેન્ય બાબતોના વિભાગના વડા રહેશે અને તેના સયિવ તરીકે ફરજ નિભાવશે મંત્રી મંડળે પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇના આજે જન્મદિને તેમના સન્માનમાં રોહતાંગ ખાતે બની રહેલી વ્યુહાત્મક ટનલનું નામાભિધાન શ્રી વાજપઇના નામે કરવાનો નિર્ણય કર્યો છે

મંત્રી મંડળે છ ફજાર કરોડ રૂપિયાની અટલ ભુ જળ યોજનાને પણ મંજુરી આપી છે અન્ય મહત્વનો નિર્ણય કરતાં મંત્રી મંડળે રેલવે બોર્ડના પુનગઠનને પણ મંજુરી આપી છે રેલવે મંત્રી પિયુષ ગોયલે માહિતી આપતાં જણાવ્યું કે રેલવે બોર્ડની અધ્યક્ષતા રેલવે બોર્ડના વડા કરશે જેઓ યાર સભ્યો તથા સ્વતંત્ર સભ્યોની કારોબારી મંડળના મુખ્ય કારોબારી અધિકારી હશે

તેમણે કહ્યું કે ગઇકાલે રાચી ખાતે રાજયપાલ વ્રોપદી મુર્મુની મળી નવી સરકાર રચવાનો દાવો કરાયો હતો અગાઉ રાજયપાલે શ્રી સોરેનને સરકાર રચવા આમંત્રણ આપ્યુ હતું ગઇકાલે શ્રી સોરેન ઝારખંડ મુકિત મોરચા સંસદિય પક્ષના નેતા તરીકે યુંટાયા હતા જેએમએમ કોંગ્રેસ ગઠબંધન ધ્વારા તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજુ કરાયા હતા આ યુતિ એ વીધાનસભા યુંટણીમાં બહુમતી મેળવી છે કોગ્રેસ અને આરજેડીએ શ્રી સોરેનને સમર્થન આપતો પત્ર રાજયપાલને સોપ્યો છે

વેંકૈયા નાયડુએ નાતાલના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે શ્રી રામનાથ કોવિંદે કહ્યું કે ઇસુ ખ્રિસ્તનું જીવન પ્રેમ કરુણા અને બંધુત્વના સંદેશાને અનુસરવાની પ્રેરણા આપે છે શ્રી રામનાથ કોવિંદે કહ્યું કે આજે જ્યારે દુનિયા ઝઘડા દ્વેષ અને હિંસાથી પીડાઈ રહી છે ત્યારે તેમના સંદેશમાં લોકોનો દર્દ ઓછા કરી તેમને સાચો માર્ગ સૂચવે છે તેમણે સૌ કોઈને પ્રભુ ઇશુએ સૂચવેલા માર્ગ પર આવી દયાવાન અને સમાનતાવાદી સમાજ બનાવવા અનુરોધ કર્યો

વેંકૈયા નાયડુએ કહ્યું કે ઇસુ ખ્રિસ્તની વાતો સત્ય પ્રેમ અને આશાની ગાથા છે અને ઉમેર્યું કે પ્રભુ ઇશુ માનવને તેની બધી ભૂલો અને સપૂર્ણતાઓ સાથે સ્વીકારે છે અને કોઈપણ શરત વગર પ્રેમ કરે છે તેમણે લોકોને ઇશુ ખ્રિસ્તના મૂલ્યો અપનાવી અનુકંપા શાંતિ સહિષ્ણુતા અને સુમેળના મજબૂત પાયા પર વધુ સારી દુનિયા નિર્માણ માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા અનુરોધ કર્યો